પ્રાદેશિક સમાયાર સુકેશ ગુપ્તા વાંચે છે

ઃ મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપ ઉમેદવારો એ ફોર્મ ભરવાનું શરૂ કર્યું તો કોંગ્રેસ સહિતના પક્ષ માંથી પણ ફોર્મ આજે ભરાયા ઃગુજરાત હાઈકોર્ટની હીરક જયંતિ અંગેની વિશેષ ટપાલ ટિકિટનો વર્ચ્યુયલ વિમોચન કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે

એકથી નવ વોર્ડ ધરાવતી નગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે ખર્ચનો મર્યાદા દોઢ લાખ રાખવામાં આવી છે

પક્ષનો મેંડેટ હાથમાં આવતા જ ઉમેદવારોએ પોતાનું ફોર્મ તૈયાર કરી ચૂંટણી અધિકારીને જમા કરાવવા માટેનું મૂહર્ત સાયવી લીધું હતું મોટા ભાગના સ્થળોએ ઉમેદવારોએ ફોર્મ જમા કરાવવા સમયે કાર્યકરોને સાથે રાખ્યા હતા કોંગ્રેસ આમ આદમી પાર્ટી તથા રાષ્ટ્રવાદી કોંગ્રેસના ઉમેદવારો પણ ફોર્મ ભરવા માટે આગળ આવતા જાય છે મહીસાગર જિલ્લાે તાલુકા પંચાયતની સામાન્યર યૂંટણી માટે જિલ્લારના યૂંટણી નિરીક્ષક તરીકે જી પી બ્રહ્મભદૃની નિમણૂંક કરવામાં આવી છે જિલ્લાર યૂંટણી અધિકારી અને કલેકટર આર

બારડના માર્ગદર્શન હેઠળ આજે જિલ્લાંમાં મતદાનની કામગીરી સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીઓ મતદાન પ્રક્રિયાનું સરળતાથી સંચાલન થઇ શકે તે માટે પ્રિસાઇડીંગ અને આસિસ્ટલન્ટય પ્રિસાઇડીંગ ઓફિસરોને ઇવીએમ મશીનના ઉપયોગ સંબંધી તાલીમ આપવામાં આવી

જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ ગોધરાના એસઆરપી ગ્રાઉન્ડ ખાતેથી બાઈક રેલીને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે મતદાનનો અધિકાર લોકશાહીની ભેટરૂપે મળેલા સૌથી અગત્યના અધિકારો પૈકીનો એક છે

દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજ રોજ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જિલ્લાના મુખ્ય યૂંટણી અધિકારી વિજય ખરાડીએ આ તકે ભારતીય લોકશાહી બંધારણ ચૂંટણી અને મતાધિકાર બાબતે માહિતી આપી હતી

કેન્દ્રના કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ પણ આ કાર્યક્રમમાં જોડાશે જ્યા રે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે ગુજરાતની તમામ લો કોલેજના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ ઓનલાઈન નિહાળે તેવી વ્યવસ્થા ગોઠવવા પણ તંત્રને કહેવાયું છે પીએમઈન્ડિયાવેબકાસ્ટ

સી ડોટ ઈન ઉપર લૉગિન કરવાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિડીયો પ્રવયન સાંભળી શકાશે

યાજ્ઞિકને ડી લીટની પદવી એનાયત કરવામાં આવી હતી

આ પ્રસંગે યુનિવર્સિટીના ઉપ કુલપતિ ડૉ

ક ચછ રાજ્ય સરકારે કોલેજોમાં પહેલા વર્ષની શૈક્ષણિક કામગીરી આવતા સોમવારથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે

કચ્છ યુનિવર્સિટી હસ્તકની કોલેજમાં સોમવારથી જ પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પરીક્ષાની સાથે ભૌતિક શિક્ષણ શરૂ કરવા માટેની કવાયતને વેગવાન બનાવી દેવામાં આવી છે આ અંગે માહિતી આપતા કચ્છ યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ આર

બસિયાએ આ પ્રમાણે જણાવ્યું હતું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

છોટાઉદેપુર જિલ્લામાં આજે જિલ્લાના પોલીસ મહિલા તાલીમાર્થીઓ અને પોલીસ વિભાગનાં કર્મચારીઓએ કોરોનાની રસી લીધી હતી

દાહોદના નવા બનેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે કોરોનાની રસી લીધી હતી અને સૌ કર્મચારીઓને ભયમુક્ત થઇને રસી લેવા જણાવ્યું છે શ્રી રાજે જણાવ્યું કે આ રસી અંગે ઘણી અફવાઓ ફેલાઇ રહી છે

અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે કોરોના વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે જિલ્લા પંચાયતમાં કામ કરતા તમામ કર્મચારીઓને કોરોનાની રસી આપવા આરોગ્ય વિભાગ દ્વારા વ્યવસ્થા કરાઈ છે

આવતીકાલ છઠી ફેબ્રુઆરીથી શિવ ભક્તોને આરતી સમયે મંદિરમાં પ્રવેશ આપશે પરંતુ કોઈને ગર્ભગૃહમાં ઊભા રહેવા દેવાશે નહીં સૌ એ પસાર થતાં થતાં આરતી નો લહાવો લેવાનો રહેશે અમારા પ્રતિનિધિ જણાવે છે કોરોના લોકડાઉન નો અમલ શરૂ થયો ત્યાર થી મંદિર માં પ્રવેશ બંધ કરાયો હતો જે હવે આવતીકાલ થી શરૂ થઈ રહ્યો છે

માગસર મહિનાની આસપાસ ઠંડીનું જોર ઓછું થાય ત્યારે યુરોપથી પ્રવાસ કરીને આવતા રેડ ક્રેસ્ટેડ પોર્યાડ એટલે કે લાલયાંચ કારચીયા કે રાતોબારી દાહોદમાં મોટી સંખ્યામાં પોતાનો શિયાળો ગાળે છે આ વર્ષે પણ દાહોદના નગરાળા દસાલા તળાવ ખાતે દોઢસોથી પણ વધુ સંખ્યામાં યાયાવર પક્ષીઓ જોવા મળે છે પક્ષીપ્રેમી અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરતા મુકેશ આચાર્ય જણાવે છે કે સાયબેરીયામાંથી પ્રવાસ કરીને આવતું આ યાયાવર પક્ષી શિયાળામાં બર્ફીલી મોસમમાં ખોરાકની અછત વર્તાતા દાહોદમાં આવે છે